તેમણે ચાંદલોડિયામાં નવનિર્મિત મલ્ટિલેવલ પાર્કિંગ અને શહેરી આરોગ્ય કેન્દ્રનું ખાતમુહર્ત પણ કર્યું હતું આ ઉપરાંત બોપલ વિસ્તારમાં લાયબ્રેરી તથા પાણી પૂરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું

પી રિંગ રોડ સાયન્સ સીટી જંકશન ઉપરના ત્રિ સ્તરીય ઓવરબ્રીજનું ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ પથ ઉપર યાલીને ગુજરાત સરકાર વિકાસનું રોલમોડલ બની છે અને સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસના કામોને ગતિ મળી છે

ગૃહમંત્રી એ કહ્યુ કે અમારી સરકાર શહેરી વિસ્તારોના ગરીબોને પણ પાયાની સુવિધા મળે તેવું ઇચ્છે છે અને તેના ભાગરૂપે દિવાળી પહેલા સાડા ચાર ફજાર આવાસોની ફાળવણી કરવામાં આવી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત અને ગુજરાતના શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી રહી છે અને વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઈ રહી છે

ગૃહ્મંત્રીએ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો માટે ફલાય ઓવર માર્ગ અને પાણી પુરવઠા જેવી યોજનાઓનુ ભૂમિપૂજન કર્યુ હતુ

આવતીકાલે દેશભરમાં દિવાળીનું પર્વ પણ ઉજવાશે પ્રધાનમંત્રીએ તેમના આ અગાઉના મન કી બાતના સંબોધનમાં લોકોને ફટાકડાના ઉપયોગથી થતાં આગના બનાવો અને જાનહાનીને રોકવા માટે સુરક્ષિત રીતે દિવાળી ઉજવવા અનુરોધ કર્યો હતો

જળશિકત મંત્રાલય જળ સંશાધન નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા જળસંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉતકૃષ્ટ કામગીરી માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરવામાં આવશે

મહેસાણામાં ટેકાના ભાવે મગફળી ખરીદી અને મગફળી ખરીદી કેન્દ્રની વ્યવસ્થા અંગે બેઠક મળી હતી

આ સાથે એકસાથે ખેડૂતો ન આવે તે માટે તેમને તારીખ અને સમય એસ

એસથી મોકલીને જણ કરવામાં આવશે